હવે સમગ્ર રાજ્યને તેના હેઠળ આવરી લેવામાં આવે છે શ્રી જાએ કહ્યુ હતું કે રાજ્યની બધી જ સરહદોને સીલ કરી દેવામાં આવી છે અને રાજયમાં પણ એકબીજા શહેરમાં જઈ શકાશે નહી તેમણે જણાવ્યુ કે આ આદેશના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે તેના અમલ માટે વધારાના પોલીસ દળ ઉપરાંત રાજય અનામત પોલીસ દળની પણ સેવા લેવામાં આવશે જો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે આ ઉપરાંત ખાનગી વાહન વ્યવહાર પણ જરૂરીયાત અને ઈમરજન્સી વગર બહાર નીકળી શકાશે નહી તેવી જાહેરાત કરવામાં આવી છે

દિલ્હીપંજાબ અને મહારાષ્ટ્રમાં વિધિવત કર્ફયુ લાદી દેવાયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતની ગંભીરાને ધ્યાને લઈ દેશવાસીઓને ઘર મા જ રહોની અપીલ ભારપુ ર્વક કરી હતી દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણ સામે અટકાયતી પગલા અંતર્ગત દેશમાં બસ દ્રેનની સાથે સાથ વિમાની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે

મુ ખ્યમંત્રીના પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો બાદમાં ગૃ હમાં વિધાનસભા સત્ર અયોક્કસ મુ દત સુ ધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ સર્વાનુ મતેથી પ્રસાર કરવામાં આવ્યો હતો વિધાનસભા અધ્યક્ષે તેની વિધિવત રીતે જાહેરાત કરી હતી કલ્પના શાહ કોરોના સામે રાજયની તકેદારી રાજ્ય સરકારે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલા સામે વધુ કેટલાક નિર્ણયો કર્યા છે કોરોના વાયરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના સુ યારૂ અમલીકરણ માટે રાજયકક્ષાએ ઉચ્ય અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવેલ છે આ ઉપરાંત ઝોનલ કક્ષાએ સિનિયર આઈ

અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે

આઈ આર નોંધવામાં આવી છે

વેન્ટીલેટર સહિતના અધતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવેલ છે